ગુવાહાટીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી તોમરે જણાવ્યું કે જો ખેડૂતો માંગણી કરશે તો સરકાર એક એક કલમ પર ચર્ચા કરવા તૈયાર છે તેમણે કહ્યું કે અંદાજપત્રમાં કૃષિક્ષેત્ર પર ખાસ ભાર આપવામાં આવ્યો છે શ્રી તોમર ભાજપના આસામના યૂંટણી પ્રભારી પણ છે તેમણે કહ્યું કે ભાજપ તરફી જુવાળના કારણે ભાજપ વધુ બેઠકો સાથે રાજ્યમાં પરત સત્તા પર આવશે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે મહાગઠબંધનના ભાગીદારો સાથે બેઠક વહેંચણીના મુદ્દે શ્રી તોમરે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વ આ અંગે નિર્ણય લેશે

વપરાશકર્તાઓની સુવિધા માટે મોબાઇલ એપ્લિકેશન માય ફાસ્ટટેગમાં બેલેન્સ જાણવાની સુવિધા ઉમેરવામાં આવી છે પ્રધાનમંત્રી આસામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આસામનો વિકાસ એ કેન્દ્રની પ્રાથમિકતા છે અને સરકાર તેના પર સતત કામ કરી રહી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈશાન ભારતને આત્મનિર્ભર ભારતનો મજબૂત આધારસ્તંભ બનાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ તેઓ આજે આસામમાં મહાબાહુ બ્રહ્મપુત્રા પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ બોલતાં પ્રધાનમંત્રીએ ધૂબ્રી ફ્લબારી પુલનો શિલાન્યાસ કર્યો ત્તો અને માજુલી પુલ બનાવવા માટે ભૂમિપૂજન કર્યુ હતું વર્ચ્યુઅલ રીતે જાહેરસભા સંબોધન કરતાં તેમણે કહ્યું કે માજુલીના લોકો તેમજ ઉત્તર પૂર્વ માટે આ ઐતિહાસિક દિવસ છે તેમણે કહ્યું કે કનેક્ટિવિટી એ ઉત્તર પૂર્વ માટે એક મોટો પડકાર હતો પરંતુ આ દિશામાં ઝડપી પ્રગતિ કરવામાં આવી છે શ્રી મોદીએ કહ્યું કે પુલના નિર્માણની સાથે માજુલીના લોકોની લાંબા સમયથી રાહ્ જોવાતી માંગ પુરી કરવામાં આવી રહી છે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના શાસન દરમિયાન ઉત્તર પૂર્વમાં વિકાસને વેગ મળ્યો અને હાલની સરકારે તેને આગળ ધપાવવાનું કામ કર્યું છે તેમણે કહ્યું કે ઉત્તર પૂર્વીય ક્ષેત્રને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે જોડવામાં જળમાર્ગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આ પ્રોજેક્ટ આસામમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપશે

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ઉત્તર પૂર્વી ક્ષેત્રના વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલની પ્રશંસા કરી

બંગાળ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું છે કે એકવાર પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે ત્યારે રાજ્યમાં પર્યટન સંબંધિત તમામ કેન્દ્રિય યોજનાઓ લાગુ કરવામાં આવશે અને ગંગા સાગર મેળાને આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ સર્કિટમાં સામેલ કરવામાં આવશે આજે ગંગા સાગરની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું કે તેનો વિકાસ આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે થશે શ્રી શાહે આરોપ લગાવ્યો કે ગંગોત્રી થી ગંગા સાગર સુધી નમામી ગંગે પ્રોજેક્ટનું યાલુ છે અને માત્ર બંગાળમાં કામ અટકી ગયું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ સત્તામાં આવ્યા પછી આ પ્રોજેક્ટ પૂર્ણ થશે કેન્દ્રીય ગૃહમંત્રી કપિલ મુનિ આશ્રમની મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા

આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંક પણ ઉપસ્થિત રહેશે સમારોહમાં કુલ બે હજાર પાંચસો પાંત્રીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે

દેશની આ સૌથી જૂની કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે

દસ પડોશી દેશો સાથે કોવીડ મેનેજમેન્ટના અનુભવ અને કાર્યશૈલી પર કાર્યશિબિરને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે તમામ દેશો એકબીજા પાસેથી શીખ્યા છે સહયોગની ભાવનાની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં વૈશ્વિક સ્તરે સૌથી ઓછો મૃત્યુદર રહ્યો છે શ્રી મોદીએ કહ્યું કે રસીકરણ દરમિયાન તમામ દેશોએ સહયોગની ભાવના જાળવી રાખવી જોઈએ તબીબી વ્યાવસાયિકો અને એર એમ્બ્યુલન્સ માટે વ્યવસ્થા કરનારાઓ માટે વિશેષ વિઝા હોવા જોઈએ